મંત્રાલયે જણાવ્યું કે સરકારે લીધેલા અસરકારક પગલાના કારણે દેશમાં સાજા થવાનો દર ઉંચો રહેવામાં અને મૃત્યુદર ઓછો રાખવામાં સફળતા મળી છે

જે વિશ્વમાં સૌથી ઓછો છે

પોલ સરકારે જણાવ્યું છે કે બ્રિટનમાં મળેલો કોરોના વાયરસનો નવો પ્રકાર ફજી સુધી ભારતમાં જોવા મળ્યો નથી માટે દેશના લોકોએ ગભરાવાની જરૂર નથી આરોગ્ય બાબતો સંબંધી નીતી આયોગના સભ્ય ડો

કે પોલે કહ્યું કે બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારના કારણે સંક્રમણ વધ્યું છે પરંતુ એનો રોગની ગંભીરતા તથા મૃત્યુદર પર પ્રભાવ પડ્યો નથી

પોલે કહ્યું કે આ સમય ગભરાવાનો નહી પરંતુ સાવચેત રહેવાનો છે તેમણે કહ્યું કે વિકસાવાઈ રહેલી કોરોના રસીની ક્ષમતા પર હજી સુધી વાયરસના નવા પ્રકારની કોઈ આડઅસર જોવા મળી નથી

અને પરીક્ષા માટેની નવી તારીખો ટુંક સમયમાં જાહેર કરાશે બોર્ડ પરીક્ષાઓ અંગે દેશભરના અધ્યાપકો સાથે વીડીથો માધ્યમથી સંવાદ કરતા શ્રી પોખરીયાલએ આ મુજબ જણાવ્યું હતું

પ્રધાનમંત્રી આ વિશ્વવિદ્યાલયના કુલપતિ છે આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ઘનખડ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંક ઉપસ્થિત રહેશે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

રાજ્ય ચૂંટણી પંચ સચિવ ન્યાયી એટેએ કહ્યું કે ચૂંટણી કે ચૂંટણી પંચ ફજી જિલ્લાઓ પાસેથી મતદાનના આંકડા લઈ રહ્યું છે માટે મતદાન ની ટકાવારી વધે તેવી સંભાવના છે તેમણે કહ્યું કે મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું છે

ગોયલ વાણિજ્ય ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે બાગ્લાદેશને ભારત બાંગ્લાદેશ વચ્ચે અવરોધ રહિત સરળ વેપાર માટે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે કુષિ ક્ષેત્રે ભારત બાંગ્લાદેશ ડીજીટલ કોન્ફરન્સને સંબોધતાં શ્રી ગોયલે કહ્યું કે ભારત ક્રષિ નિકાસ સહિત ઘણા ઉત્પાદનો માટે શુલ્ક વિના બજારો આપવાની રજૂઆત કરી છે

શ્રી ગોયલે કહ્યું કે એકબીજા પર વિશ્વાસ અને મિત્રતાના આધાર ભારત બાંગ્લાદેશ મધુર સંબંધો ધરાવે છે જે આર્થિક લાભ નુકસાનની વધુ મહત્વપૂર્ણ છે તેમણે કહ્યું કે છેલ્લા છ વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે ખેલો ઇન્ડિયા રમતગમત મંત્રી કિરણ રીજીજુએ ગઇકાલે ખેલો ઇન્ડીયાના આઠ ઉત્કૃષ્ટતા કેન્દ્રોનું વિડીયો માધ્યમથી ઉદ્દઘાટન કર્યુ આ કેન્દ્રો મણીપુર અરૂણાચલ પ્રદેશ મિઝોરમ કેરાલા તેલંગણા નાગાલેન્ડ કર્ણાટક અને ઓડીશામાં બનાવાયા છે આ પ્રસંગે શ્રી રીજીજુએ કહયું કે દેશમાં રમતગમત સંસ્કૃતિને વેગ આપવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે સરકાર દરેકને રમતગમતની પ્રાથમિક સુવિધા આપવા ઇચ્છે છે

ટ઼વીટ સંદેશમાં શ્રી મોદી કહ્યું કે શ્રી ચરણસિંહ જીવનભર ગામ તથા ખેડૂતોના વિકાસ માટે સમર્પિત રહ્યા જે માટે તેમને હંમેશાં યાદ રખાશે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેમને અંજલી આપતા કહ્યું કે શ્રી ચરણ સિંહ સન્માનીય ખેડૂત નેતા હતા તેમણે જીવનભર ખેડૂતોની સમસ્યાઓને અવાજ આપવા તથા ખેડૂત કલ્યાણ માટે કાર્યો કર્યા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનો ખાતે વિધાનસભાના પ્રાંગણમાં આવેલી શ્રી ચરણસિંહની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી તેમણે અંજલિ આપી હતી શ્રી આદિત્યનાથે કહ્યું કે શ્રી યરણસિંહ સાદગી અને સત્યનિષ્ઠાના આદર્શ હતા અને તેમણે ખેડૂત કલ્યાણ માટે કરેલા કાર્ય માટે દેશ તેમને હંમેશાં યાદ રાખશે

જર્મનીએ હવાઈ ઉપરાંત રેલવે બસ અને જળ માર્ગે આવતા મુસાફરો પર પણ પ્રતિબંધ મુક્યો છે